આરોગ્ય અને પરિવાર કલ્યાણ મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાશે

આ પાલક વાલીઓ પોષણની દ્રષ્ટિથી બાળકોનું સતત મોનિટરિંગ કરશે આ ઉપરાંત દાહોદ જિલ્લાની સુરક્ષા સવલતોમાં વધારો કરતા વિકાસ કામોનું લોકાર્પણ પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરાશે

મુખ્યમંત્રી પાલક વાલીઓનું સન્માન કરશે અને રન ફોર પોષણમાં વિજેતા ખેલાડીને રોકડ પુરસ્કાર અર્પણ કરશે આ સાથે તેઓ મહિલા અને બાળ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા મેગેઝિન સહિયર ગોષ્ઠિ અને ટેક હોમ રાશન રેસેપી બૂક પોષણ અભિયાન કેલેન્ડરનું વિમોચન કરશે આ પ્રસંગે કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સબિલીટી અંતર્ગત આંગણવાડીના બાળકોને પોષણની દ્રષ્ટિએ દત્તક લેવા માટેનું ઓનલાઇન પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવશે

ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમમાંથી લોન અપાવી દેવાની લોભામણી વાતો કરતાં લોકોથી સાવચેત રહેવાની તાકીદ નાગરિકોને કરવામાં આવી છે આ નિગમના અધ્યક્ષ બી

ઘોડાસરાએ એક થાદીમાં જણાવ્યુ છે કે લોન મેળવવાને લગતા તમામ કામકાજ માટે સૌ કોઈ માત્ર નિગમની કચેરીનો જ સંપર્ક કરે અને લેભાગુ તત્વોને ઓળખી કાઢી ખુલ્લા પાડે જેથી ભોળા લોકોની છેતરપિંડી થતી અટકે તેમણે ઉમેર્યું છે કે વિદેશમાં અભ્યાસ માટે આવેલી અરજીનો બેકલોગનો ટ્ર્ટક સમયમાં ઉકેલ કરાશે લોન સંબંધિત કોઇપણ કામ કે પ્રત્યુત્તર માટે નાગરિકોએ ગાંધીનગર ના કર્મયોગી ભવનમાં આવેલી કચેરીનો સીધો સંપર્ક કરવા જણાવાયું છે નવી દિલ્ફી ખાતે પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં રાણીની વાવ જલ મંદિરનો ટેબ્લો ગુજરાત તરફથી પ્રસ્તુત થશે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પામેલી રાણીની વાવ જળ સંચયની પ્રાચીન પરંપરાનું બેનમૂન ઉદાહરણ હોવાથી દેશ સમક્ષ તેની રજૂઆત માટે પસંદગી કરાઇ છે

જળસ્ત્રોતનું મહત્વ દર્શાવવા ટેબ્લોના અગ્ર ભાગમાં પાણી ભરેલાં માટલાં સાથેની ગ્રામીણ ગુજરાતણનું વિશાળ શિલ્પ મુકાયું છે શેષ શૈયા પર બિરાજમાન ભગવાન વિષ્ણુનું શિલ્પ પણ ટેબ્લોના અગ્રભાગને શોભાવશે વાસ્તવિક રૂપે સાત માળની આ વાવના ત્રણ માળ પ્રતિકાત્મક રૂપે દર્શાવવામાં આવ્યા છે પાટણ હાથસાળનાં પટોળા માટે પણ પ્રસિદ્ધ હોવાથી ટેબ્લોની બંને બાજુએ હાથવણાટના પટોળાની ભાત પાડવામાં આવી છે

બાળ પુરસ્કાર સરકાર દ્વારા દર વર્ષે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનાર બાળકોને જુદાજુદા ક્ષેત્રો માટે આપવામાં આવે છે આ ક્ષેત્રોમાં શોધખોળ કેળવણીમાં સિદ્ધિ સામાજીક સેવા કલા અને સંસ્કૃતિ રમતગમત અને બહાદ્વરીનો સમાવેશ થાય છે

તેઓને રાષ્ટ્રપતિ દ્વારા આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો પુરસ્કાર મેળવનાર બાળકોમાં ગુજરાતની જેનીસા અગ્રવાલનો સમાવેશ થાય છે દાદરા નગર હવેલી અને દમણ દીવના વિલીનીકરણથી બનેલા નવા કેન્દ્ર શાસિત પ્રદેશનું મુખ્ય મથક દમણ રહેશે કેન્દ્રિય મંત્રી મંડળની ગઈકાલે યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે તેમ માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યુ છે તેમણે ઉમેર્યું હતું કે બે પ્રદેશના વિલીનીકરાણને લીધે જરૂરી હતા તેવા જી

વેટ તથા એક્સાઇજ કાયદામાં કરાયેલા સુધારાને પણ કેબિનેટની મંજૂરી અપાઈ છે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇમાનદારે ગઈકાલે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું છે વિધાનસભા અધ્યક્ષ રાજેન્રઈ ત્રિવેદીને અપાયેલા રાજીનામા પત્રમાં શ્રી કેતને સરકાર અને વહીવટીતંત્ર વચ્ચે સંકલનના અભાવથી તેમના મત વિસ્તારમાં પ્રજાના પ્રશ્નો ઉકેલાતા નથી તથા વિકાસના કામો થતાં નથી તેવું કારણ જણાવ્યું છે

શ્રી પંડ્યાએ કહ્યું કે શ્રી કેતનભાઈ પોતાનું રાજીનામુ પાછું ખેંચશે અને જનતાના સેવા કાર્યોમાં પાછા લાગશે તેવો તેમને વિશ્વાસ છે

બિલ્ડીંગમાં અંદર સુધી પાણીનો મારો કરવાનું અવિરત યાલુ જ છે

સુરત મહાનગરપાલિકા દ્વારા આગ માં સપડાયેલા બિલ્ડીંગની બી યુ

રાજકોટ ખાતે પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષા ની ઉજવણી ભવ્ય બની રહે તે માટે અનેક કાર્યક્રમો અગાઉથી યોજાવા શરૂ થઈ ગયા છે યુવાપેઢી ને સાથે રાખી રાજકોટ ખાતે રાષ્ટ્રીય એકતા કાર્નિવલ યોજાનાર છે જેને મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે ખુલ્લો મૂકવાના છે

આ કાર્યક્રમમાં દિવ્યાંગ અને પ્રજ્ઞાયક્ષ બાળકો પણ જોડાશે આ ઇવેન્ટને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળે તે માટે પ્રથત્નો શરૂ કરાયા છે

આસામના ગુવાહાટીમાં રમાયેલી ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવમાં ગુજરાતે કુલ બાવન મેડલ ટેલિમાં નવમું સ્થાન મેળવ્યું છે ગઈકાલે સ્પર્ધાના અંતિમ દિવસે સ્વિમર કલ્યાણી સકસેનાએ ત્રીજો સુવર્ણ ચંદ્રક મેળવી કુલ પાંચ ચંદ્રકો જીત્યા છે

રણજી દ્રોફી લીગ મેચોમાં ગુજરાતનો પંજાબ સામે વિજય થયો છે

ગુજરાતના અર્જુન નગવાસવાલાએ પાંચ અને ચિંતન ગજાએ યાર વિકેટો ઝડપી હતી

મધ્યપ્રદેશ સૌરાષ્ટ્ર્ય વચ્ચેની મેચ ડ્રો માં પરિણમી હતી જોકે સૌરાષ્ર્ એ પ્રથમ ઇનિંગમાં સરસાઈ મેળવી હોવાથી તેને ત્રણ પોઇન્ટ મબ્યા હતા

વરસાદના કારણે આગળની રમત શક્ય ન બનતા મેચ અનિર્ણિત રહી હતી

રાજકોટના વતની એવા માનવે છ વર્ષની ઉંમરથી ટેબલટેનિસ રમવાની શરૃઆત કરી હતી

માનવ હવે વર્ડ્ર ટીમ ઓલિમ્પિક ક્વોલિફીકેશન ટ્રર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે